તેમજ લદ્દાખમાં ભારતીય ભૂમિ પર બુરી નજર નાખનારાને સણસણતો જવાબ મબ્યો છે શ્રી મોદીએ આજે આકાશવાણી પરથી પ્રસારિત મનકી બાત કાર્યક્રમમાં પોતાના વિયારો વ્યક્ત કરતાં આ મુજબ જણાવ્યું હતું પ્રધાનમંત્રીએ ચીન સાથેની સરહદે માતૃભૂમિની રક્ષા કરતાં શહીદ થયેલા વીર જવાનોને નમન કર્યું હતું

લદ્દાખવાસીઓએ શરૂ કરેલા સ્વનિર્ભરતા અભિયાનનું ઉદાહરણ આપીને તેમણે આવી પ્રવૃત્તિને બિરદાવી હતી

અભિયાનના સંયોજકે તેની વિગતો આપી હતી

ભાજપ પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઇ વાઘાણીની અધ્યક્ષતામાં યોજાનારી આ બેઠકમાં પ્રદેશ કોર ગ્રુપના સભ્યો પ્રદેશ મહામંત્રીઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહેશે આ બેઠકમાં આગામી પેટા ચૂંટણીઓએ કાર્યક્રમો અંગે ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવશે

તેમને એક ખાનગી હોસ્પિટલમાં સારવાર અપાઇ રહી છે શંકરસિંહ વાઘેલાને તાવ તથા અશક્તિના લક્ષણો જણાતા ખાનગી લેબોરેટરીમાં કરેલી તપાસમાં તેમનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે

આ ઉપરાંત કોરી ક્રીકમાંથી પણ સીમાસુરક્ષા દળના જવાનોને પેટ્રોલિંગ દરમ્યાન એક ચરસનું પેકેટ હાથ લાગ્યું હતું

મેડિકલ કોલેજની લેબોરેટરીના ઇન્ચાર્જ ડો હિતેષ આસુદાની અને ડો

ઊર્જામંત્રી સૌરભભાઈ પટેલના હસ્તે બોટાદ જિલ્લાના તુરખા કુંડલી અને સમઢીયાળા ગામના અકસ્માતમાં મૃત્યુ પામેલા ખેડૂતોના વારસદારોને આ સહાયના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું આ ઉપરાંત રાણપુર તાલુકાના રાજપરા ગામના તૂટેલા વીજ વાયરના ઝટકાથી મૃત્યુ પામેલા બે યુવાનોના કુટુંબને પશ્ચિમ ગુજરાત વીજ કંપની દ્વારા કુલ નવ નવ લાખ વળતર પણ યૂકવવામાં આવ્યું હતું